તેઓ શહેરી વિકાસ કાર્યક્રમોમાં ભાગ લીધો શ્રી મોદી આજે શહેરી ચિત્રમાં બદલાવ નામના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા શહેરી વિકાસને લગતી ત્રણ યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી તથા શહેરી પરિવહનના પુનઃ નવીનીકરણ માટેનું અભિયાન અમૃત અને સ્માર્ટ સીટી અભિયાન એસ

તેમની ઉત્તર પ્રદેશની બે મહિનાની અંદરની આ ચોથી મુલાકાત છે

જેમાં સ્માર્ટસિટી મિશનની ત્રણ મુખ્ય યોજનાઓની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે કાયાકલ્પ અને શહેરી પરિવર્તન યોજના અમૃત યોજના સ્માર્ટ નગર યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીનો સમાવેશ કરાયો છે

આ ઉપરાંત કેન્દ્રએ એ પણ જણાવ્યું છે કે આ પેન્શનની પાંચ વર્ષમાં એક વાર સમીક્ષાની વર્તમાન નીતી સિવાય પેન્શનમાં આપોઆપ વાર્ષિક વ્રદ્ધિ કરવાની અરજીઓને રદ કરવાની વિનંતી કરે છે મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠને કેન્દ્ર તરફથી અધિક સોલિસીટર જનરલ મનિંદરસિંહે જજ્ઞાવ્યું કે સરકારે એક નીતીગત નિર્ણય લીધો છે જેની આર્થિક અસર પડશે અને તેની અદાલત દ્વારા સમીક્ષા કરવામાં આવશે નહીં શ્રી સિંહએ જજ્જાવ્યું કે ઘણી ચર્ચા પછી દસ હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે

આરતી ભદ્દ પ્રધાનમંત્રી મનકી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના મન કી બાત કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો વહેંચશે

તેને આપ પ્રધાનમંત્રી કાર્યાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય આકાશવાણી તેમજ દુરદર્શન સમાચારની યુ ટ્યુબ ચેનલો ઉપરથી એક સાથે પ્રસારીત કરાશે

આમ કમગીરીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે

પંકજકુમાર પાંડેની યાદીમાં જણાવાયું છે

એમ સી બિલના વિરોધમાં ડૉક્ટરો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું હોવાથી કચ્છમાં પણ ખાનગી તબીબોની ઓપીડીઓ બંધ રહી હતી

સુ ત્રોની માહિતી મુ જબ કેન્દ્ર સરકારે એન એમ સી બિલને પસાર થવાથી મેડિકલની તમામ સત્તા તંત્રના હાથમાં જશે અને તબીબક્ષેત્રે ન સંકળાયેલ લોકો પણ નિર્ણથો લઇ શકે અને તબીબ ક્ષેત્રોનું ભાવિ ધું ધળું બનવાની શક્યતાઓને જોતાં આઇ

એ આજે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું હતું